જમ્મુ કાશ્મીરના ગાંદરબલ અને ઝારખંડના યાર જીલ્લામાં અકસ્માતે પક્ષીઓના મરણના કિસ્સા સામે આવ્યા છે મંત્રાલયે કહ્યું છે કે આવી પરિસ્થિતીમાં રાજ્યોના આરોગ્ય વિભાગ અને વન વિભાગની સાથે મળીને કામ કરવું જોઇએ મરઘા ઉછેર કેન્દ્રમાં વિશેષ સાવધાની રાખવા માટે પણ જણાવવામાં આવ્યું છે જેથી ત્યાં બર્ડફ્લૂનો ચેપ ના ફેલાય

મંત્રાલયે કહ્યું છે કે એવું પણ જાણવા મળ્યું છે કે ઘણા બધા રાજ્યોમાંથી મરઘા અને તેની સાથે જોડાયેલ ઉત્પાદનોને બીજા રાજ્યમાં મોકલવા પર પ્રતિબંધ મુક્વો છે મંત્રાલયે આ નિર્ણય ઉપર ફરીથી વિચાર કરવાની અપીલ કરી છે કેમ કે તેનાથી મરઘા પાલન વ્યવસાય પર વિપરીત અસર પડવાની સંભાવના છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને ગઇકાલે મળેલી મંત્રીમંડળની સુરક્ષા સમિતિ સીસીએસની બેઠકમાં આ મંજૂરી આપવામાં આવી છે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે શ્રેણીબધ્ધ ટ્વીટમાં કહ્યું છે કે આ સોદો દેશના સંરક્ષણ સામગ્રી ઉત્પાદનના ક્ષેત્રે સ્વનિર્ભરતા માટે પરિવર્તક સાબિત થશે તેજસ વિમાનો આગામી દિવસોમાં ભારતીય હવાઇ દળની કરોડરજ્જુ બની રહેશે

શ્રી રાજનાથ સિંહે વધુમાં કહ્યું હતું કે તેનાથી ભારતીય હવાઇ દળને સમયસર તેજસ વિમાનો મળી શકશે અને નવી રોજગારીની તકો પણ ઉભી થશે

પોતાના સંદેશમાં ઉપરાજ્યપાલે જણાવ્યું કે લોહડીનો તહેવાર લોકો તથા ખેડૂતોમાં ખુશી અને ઉત્સાહ લાવે છે તેમણે લોકોને મકરસંક્રાતિની શુભકામનાઓ પણ પાઠવી અને કહ્યુ કે મકરસંક્રાંતિનો તહેવાર નવી આશાઓ સાથે સકારાત્મકતા અને સમૃદ્ધિ લાવે છે તમિલ પંચાગ અનુસાર આજે વસંતની શરૂઆત થઈ રહી છે થાઈ મહિનાના આરંભના કેટલાંક દિવસો ખેડૂતોના જીવન અને ખેતી સાથે જોડાયેલ ઉત્સવો ઉજવવામાં આવે છે વિશ્વભરમાં તમિલ લોકો આ ઉત્સવ ઉજવી રહ્યાં છે

કૃષિ મંત્રાલયે જણાવ્યું છે કે સરકાર હાલની એમ

યોજનાઓ મુજબ ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે પર ખરીદી કરી રહી છે

પંજાબ હરિયાણા ઉત્તરપ્રદેશ તેલંગણા ઉત્તરાખંડ ચંદીગઢ જમ્મુ કાશ્મીર કેરળ ગુજરાત આંધ્રપ્રદેશ છત્તીસગઢ ઓડિસા મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બિહાર ઝારખંડ અસમ કર્ણાટક અને પશ્ચિમ બંગાળમાં પાકની ખરીદી ચાલુ છે

દિલ્ફીની યાર શાળાના વિદ્યાર્થીઓ અને પૂર્વ ક્ષેત્રીય સાંસ્ક્રતિક કેન્દ્ર કોલકત્તાના લોક કલાકારો સાંસ્ક઼તિક કાર્યક્રમમાં ભાગ લેશે